જો કે ખાનગી લેબમાં કોરોના પરીક્ષણ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપશન જરૂરી છે ખાનગી લેબોરેટરી એ એમ સી આઈ ની માર્ગદર્શિકા મુજબ કોરોનાનું પરીક્ષણ જ્કારવાનું રહેશે જો કોઈ લેબોરેટરી સરકારી ગાઈડલાઈનના નિયમોનો ભંગ કરશે તો આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવામાં આવશે

ભુજ તાલુકાના માધાપર ક્રકમા પટેલ ચોવીસી અને આફીરપદ્દીના ગામે ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન કૂંકતા વીજ તારો તૂટી પડવાથી કે ફીડરમાં ફોલ્ટ સર્જાવાથી અનેક ગામોમાં કલાકો સુધી વીજ પુરવઠો ગુલ થઇ ગયો હતો તો ભુજ ભાગોળે ખાવડા રોડ નજીક એક વિશાળ સાઈનબોર્ડ ચાલતી કાર પર તૂટી પડતા કાર ધડાકાભેર ઉભી રહી ગઈ હતી યાલકને ઈજા પહોયતાં હોસ્પિટલ ખસેડાથી હતો ભુજની હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે જણાવ્યું કે અરબી સમુદ્ર પરથી આવી રહેલા નૈરૂત્યના ભેજયુકત પવનો અને નિસર્ગ વાવાઝોડાના કારણે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો

આ ઉપરાંત મંદિરમાં દર્શન સમયે નિયત અંતર રાખવું મોઢા પર માસ્ક પહેરવું ફરજીયાત બનાવશે મંદિરના મુખ્ય દ્વાર પાસે જ હાથ ધોવાની વ્યુંઅવસ્થા કરાશે ત્યાર બાદ જ અંદર પ્રવેશ મળશે દર્શનાર્થીઓએ મંદિર ટ્રસ્ટ અને સરકારશ્રીના નિયમોનું પાલન કરવાનું રહેશે અત્રે ઉલેખનીય છે કે ઉતારા તેમજ પ્રસાદ વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે

એચ ડી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષા આઈથ્રીટી આગામી બારમી જુલાઇએ લેવામાં આવશે

શીતલ વૈશ્નવ બાગાયતી ખેતી પોર્ટલ બાગાયતી ખેતી કરવા ઈચ્છક ખેડૂતોએ આ વર્ષે આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરેલ હોય તેવા બાગાયતદારોએ વહેલીતકે કરેલ અરજી સાધનીક કાગળો સાથે બાગાયતની કચેરીએ પર્જોચતી કરવી